આકાશવાણી પરથી આજે પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે દેશની યુવા પેઢી નવકલ્પના અને સમસ્યાઓના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે પ્રધાનમંત્રીએ દેશમાં કમ્પ્યુટર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમ વિકસાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે કમ્પ્યુટર આધારિત રમતો અને રમકડાનું ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે સ્ટાર્ટઅપ શરૂ કરનાર ઉદ્યોગ સાહસિકોને રમકડા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને દેશને રમકડા ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે દેશમાં ગયા વર્ષની સરખામણીએ ખરીફ પાકોના વાવેતરમાં સાત ટકાનો વધારો નોંધાયો છે પ્રધાનમંત્રીએ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે દરેક જિલ્લામાં થતા પાકોની સંપૂર્ણ માહિતી આપતા ભારતીયો કૃષિ કોષની રચના કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર મહિનાને પોષણમાસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે તેમણે પોષણ ઉપર દેખરેખ રાખવા ખાસ વ્યક્તિની નિમણુંક કરવા ઉપર તથા પોષણની વિગતો આપતાં ન્યુટ્રીશીયન કાર્ડ બનાવવાનું સૂચન કર્યું હતું

મહીસાગર જિલ્લામાં મધ્ય રાત્રિથી ધોધમાર વરસાદને લઇને જિલ્લાના જળાશયો પાણીથી છલકાયા છે

ભાદર ડેમ તેમજ કડાણા ડેમમાં પણ પાણીનો જથ્થો વધતા પાણીની આવકમાં વધારો થયો છે

જિલ્લા કલેક્ટર આર

દ્વારકામાં સતત વરસી રહેલા વરસાદને કારણે આહીર સિંહણ અને ખંભાળીયા વચ્યેના માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો

શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર માઠી અસર થઇ છે જ્યારે ધીમી ધારે કાયા સોના રૂપે વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે

નર્મદા નદીમાં જળસ્તર વધતા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી નવા તવરા બેટ વિસ્તારમાં ફસાયેલા લોકો અને પશુઓને રેસ્ક્યુ કરવા ટીમ પહોંચી

વેરાવળનું બીજ ગામ સંપર્ક વિહોણું બન્યું છે

ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવા સરપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

વેરાવળની ભાગોળે પસાર થતી દેવકા નદી પણ બે કાંઠે વહી રહી છે

વેરાવળ નજીકનું ડોભોર ગામ બેટમાં ફેરવાઇ ગયું છે